આજે ભરૂચના જીએનએફસીની મુલાકાતે પહોંચેલા શ્રી જાડેજાએ કહ્યું કે જીએસએફસી ખાતર થેલીઓમાં ખાતરનું વજન ઓછૂં હોવાના મળી રહેલા અહેવાલો અંગે તપાસ બાદ જે પણ દોષિત હશે તેમની સામે કાર્યવાહી કરાશે ખાતરની થેલીઓમાં નિર્ધારિત કરતાં ઓછું વજન હોવાની મળેલી ફરિયાદના પગલે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં તપાસના આદેશ આપ્યા છે

શ્રી સિંહે આ બધી જ પ્રક્રિયા સંતોષકારક રીતે પૂરી થાય તે પછી જ સોમવારથી ખાતરનું વેચાણ ફરી શરૂ કરવાની સૂચના આપી છે તેમણે આ બે કંપનીઓના બધા જ ડેપો તથા વેચાણ કેન્દ્રો પર ખાતરના વજનની સંપૂર્ણ ચકાસણી વીડિયોગ્રાફી સાથે કરવાની પણ સૂચના આપી છે દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મહિસાગર જિલ્લાના લુણાવાડાના સરદાર ખાતર ડેપોમાં વજનમાં ઘટની તપાસ કરાઈ હતી જેમાં ખાતરની થેલીમાં વજન ઓછું જણાયું હતું રાજ્યની લોકસભાની આણંદ બેઠકના ધર્મજ આઠ મતદાન મથકે આવતીકાલે ફરીથી મતદાન યોજાશે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

મુરલી ક્રિષ્નાએ ફેર મતદાનનો આદેશ આપ્યો છે ઉલ્લેખનીય છે કે આવતીકાલે લોકસભાની છઠ્ઠા તબક્કાની ચ્રંટણી માટે મતદાન યોજાશે

અમારા સાબરકાંઠાના પ્રતિનિધિ જણાવે છે કે સાબરકાંઠા જિલ્લાના વડાલી પોશીના તેમજ અરવલ્લીના ભીલોડામાં આજે સવારે પવનના સૂસવાટા સાથે વરસાદ પડ્યો હતો અમારા બનાસકાંઠાના પ્રતિનિધિ જણાવે છે કે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને દાંતા તાલુકાના ગતમોડી રાત્રે વરસાદી છાંટા પડ્યા હતા તો ડિસા તાલુકાના ભીલંડી આસપાસના વિસ્તારમાં આજે સવારે વરસાદી છાંટા પડ્યા હતા વાતાવરણમાં ફેરફારના પગલે રાજયમાં ઘણાં સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી પાંચ ડિગ્રી ઓછું નોંધાયું છે

પોરબંદર જિલ્લામાં આગામી ચોમાસા દરમ્યાન સંભવિત આફતોને પહોંચી વળવા આગોતરા આયોજન માટે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને આજે બેઠક યોજાઇ ગઈ

કલેકટરશ્રીએ ડેમનાં પાળા મજબુત કરવા રસ્તા પર રહેલા બાવળિયા જે પાણીના નિકાલને રોકે છે તેને સાફ કરાવવા વાવાઝોડા કે પુરના સમયે તરવૈયા સાથે સંપર્કમાં રહેવા વરસાદનાં કારણે જિલ્લાનું એક પણ ગામ સંપર્ક વિહોણુ ના રહે તેની પુરી કાળજી લેવા તથા વરસાદ દરમિયાન રોગચાળો ન ફેલાય તેની તકેદારી લેવા માર્ગદર્શન આપ્યુ હતુ પાટણ જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યાં છે મળતી માહિતી મુજબ પાટણના શિહોરી રોડ પર બે જીપ વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે સાંતલપુર ચેકપોસ્ટ નજીક બે ટેલર વચ્ચે થયેલાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણ મહા અભિયાન શરૂ કરાશે આબોહવા પરિવર્તન જેવી સમસ્યા સામે લડવા અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા દસ લાખ વૃક્ષોનું રોપણ અને ઉછેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદના મેયર શ્રીમતી બિજલ પટેલે આ વૃક્ષારોપણ અભિયાનમાં સહભાગી થવા શહેરીજનો તથા સેવાભાવી સંસ્થાઓને અપીલ કરી છે તેમણે શહેરને હરિયાળુ બનાવવાના કાર્યમાં ઉદ્યોગ ગૃહોને પણ પીપીપી યોજના હેઠળ જોડાવા આમંત્રણ આપ્યું છે તેમણે સહિયારા પ્રયાસોથી અમદાવાદના વ્રક્ષોના શહેર તરીકેની ઓળખ ઊભી કરવા નાગરિકોને અપીલ કરી છે

આ ઉપરાંત આ વર્ષથી પહેલી વખત

ગણપત યૂનિવર્સિટીના નિષ્ણાંતો ઉપરાંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વિવિધ બેન્કના અધિકારીઓ એજ્યુકેશન લોન તેમજ સરકારી અધિકારીઓ દ્વારા વિવિધ સરકારી સ્કોલરશીપની પણ માહિતી આપવામાં આવશે

સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગમાં ભાગ લેનારી પાંચ ટીમના સંચાલકો માટે માર્ગદર્શક પરિસંવાદ યોજાઈ ગયો અધિકારી ધીરજ મલ્હોત્રાએ ઉપસ્થિત ખેલાડીઓ તથા ટીમના સંચાલકોને સ્પર્ધા ભ્રષ્ટાચાર મુક્ત રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું તથા બીસીસીઆઈના નિયમોની જાણકારી આપી હતી ભરુચ જીલ્લામાં રાજ્યના ભૂસ્તર વિભાગના અધિકારીઓએ નર્મદાના વહેણમાં બનાવેલા ગૈરકાયદેસર પુલીયા તોડવાની કામગીરી હાથ ધરી છે